મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આગામી દિવાળી પહેલા રાજ્યના નગરો મહાનગરોના માર્ગો રસ્તાના મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન તૈયાર કરવા આહવાન કર્યું છે

એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ વાહક જન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે રાજ્યના આરોગ્ય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે

તેમણે મહાનગર પાલિકાઓમાં જ્યાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યાં છે એના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી ઝડપથી હાથ ધરીને દવા છંટકાવ સહિતના વિવિધ પગલાં ભરવા ભારપૂર્વક જણાવ્યું હતું શ્રી પટેલે આ રોગોની જનજાગૃતિ માટે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ તેમજ સોશિયલ મીડિયા થકી પણ જાગૃતિ કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શ્રી શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરી છે બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વશ્રી ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ પ્રકાશભાઇ પુરૂષોત્તમભાઇ ટિપરે ડૉ

આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ ગઇકાલે મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યો અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહીદ સંજય સાધુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા મોટી સંખ્યામાં વડોદરાના નગર જનો એરપોર્ટ પર ઉમટી પડયા હતા સંજય સાધુની શહાદતને બિરદાવતા નારા તેમજ દેશભક્તિના નારા સાથે વડોદરા એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું

એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતીશહેરના કલેકટર તેમજ પોલીસ કમિશનર સાંસદ મેયર સહિત વિવિધ રાજકીય આગેવાનોએ પણ શહીદના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી ભારે સન્માન બાદ શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો શહીદનો પાર્થિવ દેહ આજે અંતિમ દર્શન માટે મુકાશે ત્યાર બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવતીકાલે ઓદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરાયું છે કાલોલની એમ

ગાંધી આર્ટસ એન્ડ કોલેજ ખાતે જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજીત ભરતી મેળામાં ધો

ટી

જેમાં કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યૂટીવ સેલ્સ હેલ્પર એકાઉન્ટીંગ ટ્રેઈની જેવી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે લેખિત અને મૌખિક પરીક્ષાઓ લઇને ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાશે રસ ધરાવનાર ઉમેદવારે પોતાના બાયોડેટાની પાંચ કોપી સાથે હાજર રહેવાની સૂચના છે

વતન જિટોડિયા પહોંચેલી લજ્જાએ જણાવ્યું કે ઓલ વર્લ્ડ પોલીસ અંજુ ફાયર ગેમ્સમાં વિશ્વભરના પોલીસ અને ફાયર વિભાગમાંથી સ્પર્ધકો ભાગ લેતા હોય છે જેમાં એથ્લેટિક સહિત જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે જે પૈકી શુટિંગ સ્પર્ધામાં તેમણે ચાર મેડલ જીત્યા છે જેમાં બે સુવર્ણ એક રજત અને એક કાંસ્ય ચંદ્રક છે

આ પ્રસંગે પોલીસ વિભાગ તેમજ પરિવારના સભ્યો અને નગરજનો હાજર રહ્યા હતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની મુખ્ય ક્રિકેટ ટીમની રચના કરવા વિવિધ જિલ્લાઓના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે

જેમાં આર્યન પારેખ શ્રેયાંશ પટેલ ધ્રુવ પટેલ જીત રાઠોડ રિયાન ટંડેલ ટીમ પાર્થ મકવાણા પ્રખર મિશ્રા અને જ્વલ દેસાઇ અને મહમદ કેફ પઠાણની પસંદગી થઇ છે આ ચાર ટીમો વચ્ચે મેચ રમાયા બાદ મ્રખ્ય ટીમની પસંદગી થશે

મહિલા અને બાળ વિકાસના આઇ સી ડી એસ નિયામક શ્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અખબારમાં તા

આંગણવાડી કેન્દ્ર માટે કો ઓર્ડિનેટર આ પ્રકારે ઇ મેઇલ આઇ ડી સાથેની જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી સંકલિત બાળ વિકાસ યોજના કમિશનરશ્રી કચેરી મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા કોઇપણ કાયમી કે કરાર આધારિત જગ્યા બહાર પડાયેલ નથી કે તે અંગે કોઇપણ જાહેરાત પ્રસિદ્ધ કરાઇ નથી રોજગાર ઉત્સૂક ઉમેદવારોને ગેરમાર્ગે દોરીને રૂપિયા ઉઘરાવી વ્યાપક છેતરપિંડી આચરવાનું ષડયંત્ર રચાયુ હોવાની પોલીસને જાણ કરાઇ હતી આણંદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવીને તારાપુર ખાતે એમ

કેન્દ્રિય ગ્રહમંત્રી આગામી પહેલી સપ્ટેમ્બર કેન્દ્ર શાસિત પ્રદેસ દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે

આ ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં શ્રી શાહ ઉપસ્થિત રહેશે આગામી પહેલી સપ્ટેમ્બરથી ચોથી સપ્ટેમ્બરે યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશક્રમાર રાજ્યગુરૂએ જણાવ્યું છે કે તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે દરેક વિભાગે સાથે મળીને કાર્ય કરવાનું છે લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સંબંધિત અધિકારીઓએ જાગૃત રહેવાનું છે તેમણે મેળા બાબતે રસ્તા પાર્કિંગ વ્યવસ્થા બસ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા તળાવ મેળાના મેદાનની સફાઇ સ્ટેજ રીનોવેશન વિવિધ સ્પર્ધાઓનું આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી

જેમાં ડાંગ જિલ્લાના આશા પવારની ગટર કલીનરની કૃતી પણ પસંદગી પામી હતી